આ ચેકડેમ બધાઇ જતાં હડમતાળા વાંગ્રધા અને તરપળ ગામોના ખેડૂતો ત્રણેય મોસમમાં પાક લઇ શકશે નખત્રાણામાં કોલેજને મજૂરી કચ્છમાં સરહદી વિસ્તારના નખત્રાણામાં ચાલતી એક માત્ર આર્ટસ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ નો દરજ્જો આપવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે જેથી હવે યુવાઓને ઘરઆંગણે જ કોલેજ અભ્યાસનો લાભ ચાલુ રહેશે

વિદ્યાર્થીઓને હવે કોલેજ અભ્યાસ માટે ભૂજ સુધી જવું નહીં પડે જૂનાગઢ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વકાંક્ષી ગિરનાર રોપ વે યોજનાનું કામ પૂર્ણતાને આરે હોવાનું યાત્રાધામ વિકાસ સમિતિએ જણાવ્યું છે

જાફરાબાદ અને પીપાવાવની દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદ છે મહીસાગર ઉપર આવેલા કડાણા ડેમના ગઈકાલે બંધ કરાયેલા દરવાજા પૈકી એક ગેટ ખોલી જળ વિદ્યુત ઉત્પાદન માટે પાણી છોડાઈ રહ્યું છે બે દિવસના વિરામ બાદ ભાવનગર પંથકમાં વરસાદ શરૂ થયો છે અને અલંગ સોસિયા અને તળાજામાં ધોધમાર વરસાદ થયો હોવાના અહેવાલ છે ગીર સોમનાથ જિલ્લામાં આજોઠા ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં બે યુવકો ધસમસતા પ્રવાહમાં તણાતા સ્થાનિકો લોકો એ બંને ને બયાવી લીધા હતા નવસારીમાં સવાર થી ભારે વરસાદ છે અને અહીનો જૂજ ડેમ ઓવર ફ્લો થતાં વાંસદા ચિખલી અને ગણદેવીના ખેડૂતોને સિંચાઇ આખું વર્ષ મળશે તેનો આનંદ છે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા કરાયેલા મોટા ભાગના તળાવ કેટલા ભરાયા તેની વિગત એકઠી કરવાનું કામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિ એ શરૂ કર્યૂ છે

છોટા ઉદેપુર જિલ્લામાં સરેરાશ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ ઉપરાંત કપરાડા ધરમપુર અને પારડીમાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે

પહાડનું બાળક ઝાલાવાડના સપૂત અને રાષ્ટ્રીય શાયર એવા સ્વ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના પિનાકી મેઘાણી ચોટીલા એશ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર પણ ઉપસ્થિત રહ્યા હતા

આ બસ છોટાઉદેપુરથી સવારે સાડા ચાર વાગ્યે ઉપડશે અને પાવાગઢ વિજાપુર વડગામ પાલનપુર ધાનેરા થરાદ જેવા સ્થળે રોકાઈ રાજસ્થાન તરફ આગળ વધશે

સુરેન્દ્રનગરમાં ઘણાબધા વિચરતી અને વિમુક્ત જાતિઓ ના બાળકોના ફોર્મ ભરેલ છે પરંતુ તેમની પાસે વિયરતી અને વિમુક્ત જાતિ પ્રમાણપત્ર અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમ બે પ્રકાર ના પ્રમાણપત્ર માગવામાં આવે છે

આ બાબતે વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે